સરકારે બંને ગૃહોની કાર્યવાહી સરળતાથી યાલે તેની ખાતરી કરવા માટે બધાનો સહયોગ માંગવા નવી દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી પ્રધાનમંત્રીએ કહયું કે સરકાર બધા જ મુદ્દાઓની યર્યા કરવા તૈયાર છે ઓલ ઇન્ડિથા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અયોધ્યા કેસમાં સર્વોચ્ય અદાલતના નિર્ણય વિરુધ્ધ પુનર્વિયાર અરજી દાખલ કરશે કહયું કે મસ્જીદ માટે કોઇ અન્ય સ્થળ કે જગ્યા સ્વીકારાય નહી શ્રીલંકામાં ગોતાબાયા રાજપકસે રાષ્ટ્રપતિની યુંટણી જીતી લીધી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન આપ્યા

શિયાળુ સત્ર અગાઉ આજે સરકારે બંને ગૃહોની કાર્યવાહી સરળતાથી યાલે તેની ખાતરી કરવામાટે બધાનો સહયોગ માંગવા આજે નવી દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી હતી આ બેઠકમાં ભાગ લેતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આશ્વાસન આપ્યું કે સરકાર બધા જ મુદ્દાઓ ઉપર ચર્ચા માટે તૈથાર છે શ્રી મોદીએ કહયું કે સંસદનું સૌથી મહત્વપુર્ણ કામ ચર્ચા કરવી એ છે બેઠક બાદ સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોષીએ પત્રકારોને જણાવ્યું કે પ્રધાનમંત્રીએ બેઠકમાં તમામ રાજકીય પક્ષોને અનુરોધ કર્યો છે કે તેઓ આ સત્રને પાછલા સત્ર જેટલુ જ સફળ બનાવો

શ્રી મોદીએ એમ પણ કહથું કે દેશનું સંવિધાન અને લોકતાંત્રિક પ્રક્રિયા અનોખી છે અને તેની ઓળખ બનવી જોઇએ વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ ગુલામ નબી આઝાદે કહયું કે વિપક્ષી પાર્ટીઓએ લોકસભા સાંસદ ફારૂખ અબદુલ્લાની અટકાયતના મુદ્દાને ઉઠાવ્યો અને માંગણી કરી કે તેમને સત્રમાં ભાગ લેવાની પરવાનગી આપવામાં આવે કોંગ્રેસના એક અન્ય નેતા અધીર રંજન ચૌધરીએ કહયું કે વિપક્ષે માંગણી કરી કે સત્ર દરમિથાન આર્થિક મંદી બેરોજગારી અને દૃષિ સંકટના મુદ્દાઓ પર ચર્ચા થવી જોઇએ તૃણમુલ કોંગ્રેસના નેતા સુદીપ બંદોપાધ્યાથે સત્ર દરમિથાન દેશમાં બેરોજગારી પર યર્યા કરાવવાની માંગણી કરી બેઠકમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ તૃણમુલ કોંગ્રેસના ડેરેક ઓ બ્રાયન લોક જનશકિત પાર્ટીના ચિરાગ પાસવાન સમાજવાદી પાર્ટીના રામ ગોપાલ થાદવ તેલુગુ દેશમ પાર્ટીના જયદેવ ગલ્લા ડીએમકેના ટી આર બાલુ બફજન સમાજ પાર્ટીના સતીષયંદ્ર મિશ્રા અને એઆઇએડીએમકેના નવનીત કૃષ્ણન અને અન્ય સાંસદો પણ ઉપસ્થિત હતા રાજ્યસભાના અધ્યક્ષ એમ વેકૈયાહ નાથડુએ પણ આજે રાજ્યસભામાં વિવિધ દળોના નેતાઓ સાથે બેઠક યોજી એનડીએના ઘટક પક્ષોની પણ આજે સંસદ ભવનમાં બેઠક યોજાઇ ગઇ ગઇકાલે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ તમામ રાજકીય પક્ષોને સંસદની સરળ કાર્યવાહી માટે સહયોગની અપીલ કરી હતી

શરદ પવારે આજે સાંજે પુનામાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની કોર સમિતિની બેઠક બોલાવી છે આ બેઠકમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી કોંગ્રેસ અને શિવસેના સાથે સંભવિત ગઠબંધન સરકારમાં મંત્રીઓના ખાતાઓની ફાળવણી પર ચર્ચા થવાની સંભાવના છે સહયોગી પક્ષો કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ સરકારની રચના માટે શ્રિવસેનાની સાથે મળીને સામાનય લધુત્તમ કાર્યક્રમ નકકી કરવામાં આવ્યા છે

બોર્ડની આજે લખનઉમાં મળેલી કાર્યકારી બેઠકમાં આ નિર્ણથ લેવામાં આવ્યો બોર્ડના સચિવ ઝફરયબ જીલાનીએ બેઠક પછી પત્રકારોને જણાવ્યું કે સાચી વાત માટે લડવુ તેમનો ફક છે તેમણે એવો દાવો કર્યો કે મોટાભાગના મુસ્લિમો નિર્ણય પર પુનર્વિયાર ઇચ્છે છે

બોર્ડે કહયું કે મસ્જીદ માટે કોઇ અન્ય સ્થળ કે જગ્યા સ્વીકારાય નહી અને ઉમેર્યુ કે સર્વોચ્ય અદાલતે મુસ્લિમ સમાજના ઘણા મુદ્દાને નજર અંદાજ કર્યા છે નિર્ણયના દિવસે ઝઃરથાબ જિલાનીએ કહ્યું હતું કે સર્વોચ્ય અદાલતનો નિર્ણથ સંતોષકારક નથી કેન્દ્રીથ સુન્ની વકફ બોર્ડે કહી દીધુ છે કે તે આ કેસમાં કોઇ પુનર્વિયાર અરજી દાખલ નહી કરે

તેમણે રાજભવનમાં યોજાયેલા એક સમારોહમાં રાજથપાલ વ્રોપર્દી મુર્મીએ શપથ લેવડાવ્યા આ પ્રસંગે મુખ્યમંત્રી રધુવર દાસ ઝારખંડ હાઇકોર્ટના ન્યાયમૂર્તિઓ અને અનય નામાંકીત વ્યકિતઓ હાજર રહયાં હતા

જેને ઇન્ડીયન ઓદઇલ કોર્પોરેશન ધ્વારા બનાવાયું છે

અમિત શાહે નવી દીલ્હીથી વીડીયો કોન્ફરન્સીંગ ધ્વારા લદાખના લોકોને સંબોધિત કર્યા તેમણે લોકોને એમ કઠીને અભિનંદન આપ્યા કે લદાખને કેન્દ્ર શાસીત પ્રદેશનો દરજજો આપીને લાંબા સમયથી બાકી તેમની માંગણીનો પૂરી કરી દેવામાં આવી છે તેમણે કહયું કે લદાખમાં વ્યાપક રૂપે ઝડપી પરીવર્તન આવશે પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહયું કે લદાખના લોકોને ઠંડીમાં ઉપયોગમાં લઇ શકાય તેવા વિશેષ પ્રકારના ડીઝલનો અવિરત પુરવઠો મળશે જેનાથી વાહનો ધ્વારા અવર જવરમાં સ્થાનિક લોકોને પડતી તકલીફો ઓછી થશે

ડી વિસ્ફોટમા લશ્કરનો એક જવાન શહીદ થયો છે અને બે જવાનો ઇજાગ્રસ્ત થયા છે સંરક્ષણ પ્રવકતાએ કહયું છે કે વિસ્ફોટ એ સમયે થયો જ્યારે લશ્કરના એક ટ્રકમાં સૈનિકો જઇ રહથા હતા એક જવાનને ઇજા થતાં તેનું મોત નિપજયું હતુ જયારે અન્ય બે ઇજાગ્રસ્ત જવાનોની લશ્કરી હોસ્પિટલમાં સારવાર યાલી રઠી છે

તેઓ પુર્વ રાષ્ટ્રપતિ મહિન્દ્રા રાજયપકસેના ભાઇ છે ગોતાબાયાને કુલ માન્ય મતોમાંથી બાવન પોઇન્ટ પય્યીસ ટકા મત મળ્યા છે

પ્રેમદાસે ફાર સ્વીકારી લીધી છે અને ગોતાબાયાને વિજય થયા બદલ અભિનંદન પાઠવ્યા છે ગોતાબાયા આવતીકાલે રાષ્ટ્રપતિ પદ માટે શપથ લેશે એલટીટીઇ વિરૂધ્ધ યુધ્ધના છેલ્લા દિવસોમાં ગોતાબાથા દેશના સંરક્ષણ સચિવ હતા વિજય બાદ રાષ્ટ્રના નામે સંદેશામાં તેમણે કહયું છે કે શ્રીલંકા એક નવી કેડી પર યાલશે જેમાં તમામ દેશવાસીઓ ભાગ લેશે દરમિયાન પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘે આજે સાંજે પોતાના કેબીનેટમંત્રીઓની ખાસ બેઠક બોલાવી છે જેમાં તાજેતરની સરકારના ભવિષ્ય પર ચર્ચા કરવામાં આવશે દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિપદની યુંટણીમાં જીત બદલ શ્રી ગોતાબાથા રાજપકસેને અભિનંદન આપ્યા છે એક ટવીટમાં શ્રી મોદીએ કહયું કે તેઓ આ ક્ષેત્રમાં શાંતી સમૃઘ્યિ અને સુરક્ષા માટે તથા બંને દેશો અને તેના નાગરીકો વય્યે નજીકના સંબંધો અને ભાઇયારાની ભાવના ગાઢ બનાવવા માટે તેમની સાથે નિકટતાથી કાર્ય કરવા માટે ઉત્સુક છે

એસ્પર સાથે એક લ્રિપક્ષી બેઠક યોજી હતી